પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે

આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવશે

કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

સરકારે ગુજરાત ઉપરાંત તમિલનાડ મહારાષ્ટ્ર હરીયાણા અને રાજસ્થાનમાં નોડલ એજન્સીઓ મારફતે લગભગ બે લાખ મેટ્રીક ટન મગ અડદ સીંગદાણા અને સોયાબીનની ખરીદી કરી છે